રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા કરાવ્યો છે મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાના વડપણ હેઠળ ચૂંટણી પંચના સભ્યોની સમિતિ ત્રણ દિવસની મુલાકાતે આજે આસામ જશે

ઉત્તરભારતના મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલથી ઠંડીનું તિવ્ર મોજુ ફરી વળ્યું છે તેમજ દિલ્ફી ઉત્તરપ્રદેશ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ગઈરાત્રે ગાઢ ધુમ્મસ છવાયું હતું

આ પ્રસંગે બોલતા તેમણે જણાવ્યું કે કેવડીયા ભારતમાં મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે ઝડપથી વિકસી રહયું છે વિવિધ દેશોના પ્રવાસીઓ કેવડીયાની મુલાકાત લઇ રહયાં છે કેવડીયામાં ઘણી સુવિધાઓ ઉપલબ્ધ થવાથી નજીકના આદિવાસી વિસ્તારના ગામડાઓમાં રોજગારીની તકો વધી છે

તેઓ આસામના ચૂંટણી અધિકારીઓ તથા જુદાં જુદાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મંત્રણા કરીને વિધાનસભાની ચૂંટણીની તારીખ સહિતના નિર્ણયો લેશે યૂંટણી પંચના સભ્યો રાજ્યના પોલીસ વડા તથા રાજ્યના અગ્રસચિવ સાથે પણ મંત્રણા કરશે ઉલ્લેખનિય છે કે આસામમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને માર્ગ પરિવહન મંત્રી નિતીન ગડકરી આજે નવી દિલ્ફીમાં આયોજીત સમારોહમાં માર્ગ સલામતી માસનો પ્રારંભ કરાવ્યો છે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 રાજ્ય સરકારો જાહેર સંસ્થાનો તથા વીમા કંપનીઓ પણ સેમિનાર વોકાથોન પોસ્ટર તથા સ્પર્ધાઓ જેવી પ્રવૃત્તિઓ દ્વારા જાગૃતતા ફેલાવશે

ગત શુક્રવારે સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચેની બેઠક અનિર્ણાયક રહી હતી

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

હરિયાણા અને પંજાબમાં તાપમાન સામાન્ય કરતાં ઘણી જગ્યાએ ઓછુ નોંધાયું હતું

રોહિત શર્મા યાર રન સાથે જ્યારે શુભમન ગીલ ખાતુ ખોલાવ્યા વિના રમતમાં હતાં

જીતેન્રસિંહે જણાવ્યું છે કે તાજેતરમાં શરૂ કરાયેલ પેન્શન પેમેન્ટ ઓર્ડર પીપીઓ પેન્શનધારક વરિષ્ઠ નાગરિકો માટે ઘણી સુવિધાયુક્ત પદ્ધતિ છે તેમણે કહ્યું કે અગાઉ પીપીઓની ઓરિજનલ કોપી ખોવાઈ જવાથી પેન્શન ધારકોને ઘણી મુશ્કેલી પડતી હતી પણ નવી વ્યવસ્થામાં પીપીઓની ડિઝિટલ ક્રોપી પેન્શનધારકના ડિજી લોકર સાથે જોડવામાં આવી છે જેથી જરૂરીયાત હોય ત્યારે પેન્શનધારક નવી કોપી તરત જ મેળવી શકે છે શ્રી જીતેન્ન્ સિંહે કોવિડના કપરા કાળમાં પણ સઘન કામગીરી કરીને નવી સુવિધા પેન્શનધારકોને આપવા માટે સંબંધીતોને અભિનંદન આપ્યા હતા

શ્રી જોન્સને કહ્યું કે કોવિડના રોગચાળાના આરંભથી જ તેને તેના સંક્રમણને રોકવા ભારત અને બ્રિટને સાથે મળીને કામગીરી કરી છે શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિંદા રાજપક્ષે માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ મોહમદ સોહેલ ભુતાનના પ્રધાનમંત્રી લોતાય સેરીંગ અને નેપાળના વિદેશમંત્રી પ્રદિપકુમાર ગ્વાવલીએ પણ ભારત સરકારને દેશ વ્યાપી કોવિડ રસીકરણ અભિયાન શરૂ કરવા માટે અભિનંદન પાઠવ્યા છે